આસામ વિધાનસભાની ચૂંટણીઓ સંદર્ભે કોંગ્રેસે આજે ગુવાહાટીમાં યૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો

અને જો તે સત્તામાં આવશે તો નાગરિકતા સુધારા કાયદો લાગુ નહીં કરવાની ખાતરી આપી હતી પક્ષના વરીષ્ઠ નેતા રાહ્લ ગાંધીએ અન્ય નેતાઓની હાજરીમાં આ યૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો

તો ગૃહિણીઓ માટે ગૃહિણી સન્માન યોજના હેઠળ દર મહિને બે હજાર રૂપિયા સહાયનું ખેડૂતોનું દેવું માફ કરવાનું પણ વચન આપ્યું હતું

વિધાનસભા ચૂંટણી કેરળ તામિલનાડુ પુદ્દુચેરી પશ્ચિમ બંગાળ અને આસામમાં યોજનારી વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર વેગવાન બન્યો છે પ્રધાનમંત્રી સહિત વિવિધ રાજકીય પક્ષોના વરિષ્ઠ નેતાઓ ચૂંટણી સભાઓને સંબોધન કરી રહ્યા છે ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના ખડગપુર ખાતે ચૂંટણી સભાને સંબોધન કર્યું તેમણે જંગલમહલના પછાત વિસ્તારોમાં શુદ્ધ પીવાના પાણીનો પુરવઠો કોલ્ડ સ્ટોરેજ સ્થાપવા અને કૃષિની વર્તમાન પરિસ્થિતીમાં સુધારણા સહિતના અનેક વિકાસ કાર્યોની ખાતરી આપી હતી

એક ટ્વિટ સંદેશમાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે પશ્ચિમ બંગાળ અને આસામ બંને રાજ્યો વિધાનસભાની ચૂંટણીમાં એનડીએની પસંદગી કરવા માગે છે

જયશંકર અને અમેરિકાના સંરક્ષણમંત્રી લોયડ જે ઓસ્ટિન વચ્ચે નવી દિલ્ફીમાં બેઠક યોજાઇ બંને નેતાઓએ વૈશ્વિક વ્યૂહાત્મક પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરી હતી

જયશંકરે કહ્યું કે તેઓ અમેરિકાના સંરક્ષણમંત્રીની સાથે બંને દેશો વચ્ચેની વ્યુહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાની દિશામાં કામ કરવા ઇચ્છુક છે છત્તીસગઢ એન્કાઉન્ટર છત્તીસગઢના બસ્તર જિલ્લામાં સલામતી દળો સાથેની અથડામણમાં બે માઓવાદીઓ માર્યા ગયા હતા દાંતેવાડા જિલ્લાના કાવાસીપરા નજીકના જંગલ વિસ્તારમાં આ ઘટના બની હતી જિલ્લા અનામત ગાર્ડની એક ટીમે માઓવાદીઓના મૃતદેહોને બહાર કાઢ્યા હતા આ માઓવાદીઓ પર ચાર લાખ રૂપિયાનું ઇનામ હતું સ્થળેથી બે હથિયાર અને એક ઇમ્પુવાઇઝ્ડ એક્સ્પ્લોઝિવ ડિવાઇસ આઇ

પણ મળી આવ્યા છે

ભારતમાં અભ્યાસ વિષય પર ગઇકાલે એક બેઠકમાં ઉચ્ય શિક્ષણ સચિવ અમિત ખરેએ કહ્યું કે આ સંબંઘે ભાગીદારી કરતી સંસ્થાઓમાં માપદંડમાં ટૂંક સમયમાં સુધારો કરશે જેનાથી ભારતીય સંસ્થાઓના વધુ વિદેશી વિદ્યાર્થીઓ ભણવા આવી શકશે ભારતમાં અભ્યાસ કાર્યક્રમ અંતર્ગત શૈક્ષણિક ગુણવત્તા અને આવશ્યક સુવિધાઓ માટે ખાનગી અને સરકારી સંસ્થાઓમાં કોઇ ભેદભાવ નહીં રખાયે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 વધુ સમાચાર

તમામ પરીક્ષાઓ વિદ્યાર્થીઓએ શાળામાં આવીને જ આપવાની રહેશે તેમણે એમ પણ કહ્યું હતું કે કોવિડના કારણે પરીક્ષા નહીં આપી શકનારા વિદ્યાર્થીઓની જૂન મહિનામાં પ્રરક પરીક્ષા લેવાશે પ્રધાનમંત્રી શોક વ્યક્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લામાં એક ફેક્ટરીમાં થયેલ વિસ્ફોટમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું છે અને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે તેમણે ઘાયલ થયેલા લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી હતી

અમારા સંવાદદાતા જણાવે છે કે અંદર ફસાયેલા લોકોને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બચાવી લેવાયા છે અને ઘાયલ લોકોને સારવાર માટો હોસ્પિટલમાં લઇ જવાયા છે

આ આગ લાગવા પાછળનું કારણ હજી સુધી જાણી શકાયું નથી બોઇલર ફાટવાને કારણે આ દુર્ઘટના થઇ હોઇ શકે છે આગ પર કાબુ મેળવી લેવાથો છે આ અઠવાડિયામાં તે વિસ્તારમાં બીજી વાર આવી દુર્ઘટના બની છે

તેના વડા લેફ્ટનન્ટ જનરલ ડી

પાંડેએ અગણિત લશ્કરી કાર્યવાહીમાં સફળતા મેળવવા માટે પોતાના જાનનું બલિદાન આપનારા વીરોને યાદ કર્યા હતા તેમણે બદામીબાગ લશ્કરી છાવણી ખાતેના યુદ્ધ સ્મારક પર પુષ્પમાળા ચડાવી હતી તેમણે કાશ્મીરમાં શાંતિ અને સ્થિરતા સ્થાપવા સખત મહેનત કરવાનો ચીનાર કોર્પ્સના જવાનો અધિકારીઓને અનુરોધ કર્યો હતો

ભારત ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી વિજયનું પુનરાવર્તન કરવાના ઇરાદા સાથે ઉતરશે

તે અગાઉ ઇંગ્લેન્ડના સુકાનીએ ટોસ જીતીને પહેલાં બોલીંગ પસંદ કરી હતી આજની મેચમાં સુકાની કોહલી ઘણા સમય પછી ઓપનીંગ કરી રહ્યો છે

વી સિંધુએ ઓલ ઇંગ્લેન્ડ ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશીપની સેમીફાઇનલમાં થાઇલેન્ડની પોનપાવી ચોયુવાંગ સામે હારી ગઇ છે

વી

અને ફાઇનલમાં આવવામાં નિષ્ફળ રહી હતી સિંધુએ આ રમત ધીમી ગતિએ શરૂ કરી હતી અને ચોયુવાંગે તેનો ફાયદો ઉઠાવ્યોહતો બીજી મહિલાઓની સેમીફાઇનલ રતયનોક ઇન્ટાનોન અને નોસોમી ઓકુહારા વચ્ચે છે ટેબલ ટેનિસ આજે દોહામાં રમાયેલી એશિયન ઓલિમ્પિક ક્વોલીફિકેશન ટેબલ ટેનીસ સ્પર્ધાની ફાઇનલમાં ભારતની અચંતા શરત કમલ અને મનિકા બત્રાની જોડીએ મીકસ્ડ ડબલ્સ ટેબલ ટેનિસમાં જીત સાથે ઓલિમ્પિક કોટા હાંસલ કર્યો છે

ચકલી દિવસ આજે વિશ્વ ચકલી દિવસ છે તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ધાડું મારે ફળીએ ચકલી બેસે તે મારું રજવાડું

આ પહેલની શરૂઆત નેચર ફોરએવર સોસાયટી ઓફ ઇન્ડિયાએ કરી હતી જેની સ્થાપના જાણીતા પર્યાવરણવિદ મોહમ્મદ દિલાવરે કરી હતી